તેને આપ પ્રધાનમંત્રી કાર્યાલય માહિતી અને પ્રસારજ્ઞ મંત્રાલય આકાશવાજ્ઞી તેમજ દુરદર્શન સમાચારની યુ ટ્યુબ ચેનલો ઉપરથી એક સાથે પ્રસારીત કરાશે

ત્યારબાદ તરત જ આપ તેનો પ્રાદેશિક ભાષાઓમાં ભાવાનુવાદ સાંભળી શકશો

ભારતીય કાયદાપંચે આ ક્રીપ્ટોકરન્સી એટલે કે વર્ચ્યુઅલ કરન્સી બીટકોઈનને કાયદેસર કરવાને સમર્થન આપ્યું છે

જેમાં બીટકોઈન અને અન્ય ક્રીપ્ટો કરન્સીની તરફેણ કરી હતી

કમિટીએ ડેટા પ્રોડક્શન કાયદા મામલે કહ્યું હતું કે થુઝર્સ પાસે ડેટા આપવાની સહમતીની જાણકારી હોવી જોઈએ

મુખ્ય ન્યાયાધીશ દિપક મિશ્રાની અધ્યક્ષતાવાળી પીઠને કેન્દ્ર તરફથી અધિક સોલિસીટર જનરલ મનિંદરસિંહે જણાવ્યું કે સરકારે એક નીતીગત નિર્ણય લીધો છે જેની આર્થિક અસર પડશે અને તેની અદાલત દ્વારા સમીક્ષા કરવામાં આવશે નહીં શ્રી સિંહએ જજ્ઞાવ્યું કે ઘણી ચર્ચા પછી દસ હજાર કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે તેમણે કહ્યું કે હવે હસ્તક્ષેપ કરવાથી સરકારી તિજોરી પર વ્ધુ બોઝ પડશે ભારતીય પૂર્વ સેવા કર્મચારી પહેલના વકીલે કહ્યું છે કે તેઓ અરજીના ગુણ દોષ તથા તેને લાગુ કરવાની અસર પર ચર્ચા કરવા તૈયાર છે અદાલતે ચાર અઠવાડિયા બાદ આ મામલે અંતિમ નિર્ણય માટે તેની સુનાવણી કરવાનું કહ્યું છે

દિવાળીનું એક અઠવાડિયું વેકેશન ઘટાડીને નવરાત્રીનું વેકેશન આપ્યું છે

અન્ય રાજ્યોની સરકારી મેડીકલ કોલેજો અને સેલ્ફ ફાઈનાન્સ મેડીકલ કોલેજોની ફીનો અભ્યાસ કરીને સરકારે ફી વધારવાનો નિર્ણય લીધો છે